સ્કુલો નહિ ખુલે ત્યાં સુધી શાળા સંચાલકો સ્કુલ ફીની માંગણી નહીં કરી શકે તેવું હાઈકોર્ટે જણાવ્યું છે જ્યાં સુધી શાળા શરૂ ન થાય ત્યાં સુધી ફી માટે શાળાઓ વાલીઓને દબાણ નહીં કરી શકે સકુલ તરફથી ફી ભરવા પર દબાણ કરે તો ડીઈઓ પગલા લેવાના રહેશે કોરોનાના કપરા કાળમાં વિદ્યાર્થીઓની ફી ભરવા સ્કુલો દ્વારા દબાણ થતા હાઈકોર્ટમાં જાહેર હીતની અરજી કરાઈ હતી કોરોન મહામારીમાં શાળાઓ દ્વારા અપાતા ઓનલાઈન શિક્ષણ અને સ્વનિર્ભર શાળાઓ દ્વારા વસુલવામાં આવતી ફી મામલે શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે જે વાલીઓએ એડવાન્સ ફી ભરી હોય તેમને શાળાએ આગામી સમયમાં લેવાની થતી ફીમાં વધારાની રકમ સરભર કરી આપવા આદેશ કર્યો છે બાળકો માટે મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર હેઠળ ધો

જિલ્લા વિકાસ અધિકારી ડો પર્ભવ જોશી જણાવે છે કે કોન્ટેકટ ટ્રેકિંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે તેમણે ભારપૂર્વક કહ્યું છે કે લોકો માસ્ક પહેરે અને સામાજિક અંતર જાળવે નહિતર કેસની વધતી સંખ્યા રોકી શકાશે નહીં

નેહલ ઠક્કર અબડાસા વિધાનસભા બેઠક કચ્છ જિલ્લાની અબડાસા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની રણનીતિ ઘડવા તેમજ ધારાસભ્યોને અને જીલ્લાના આગેવાનોને જવાબદારી સોંપવા માટે આજે ગાંધીનગર ખાતે અબડાસા બેઠકના પ્રભારી રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને એક મહત્વની બેઠક મળી હતી પ્રદ્યુમનસિંહ જાડેજાના રાજીનામાથી ખાલી પડેલ આ બેઠકની પેટાચૂંટણી યોજાનાર છે

આ બેઠકમાં ચૂંટણ પ્રચાર સહિતની કામગીરી માટે ચર્ચા વિચારણા કરીને રણનીતિ નક્કી કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે